પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

રાજ્યના ચાર જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી

રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સદગત ના અવસાન અંગે ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે

આ પદયાત્રા આગામી પાંચમી એપ્રિલ દાંડીમાં તેનું સમાપન થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમ ખાતેથી આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ યોજાનારા કાર્યક્રમોનો આરંભ કરાવશે તથા ઉપસ્થિત લોકોને સંબોધન કરશે વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ આજે વિવિધ કાર્યક્રમો યોજાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી સાબરમતી આશ્રમ ખાતેના મુખ્ય સમારોહમાં ઉપસ્થિત રહેશે આકાશવાણી અને દૂરદર્શનના સમાચાર સેવા વિભાગ દ્વારા આજે અમદાવાદમાં યોજાનર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે

જોકે રાજ્યમાં છોટાઉદ્દેપુર ડાંગ પોરબંદર અને સુરેન્દ્રનગર એમ યાર જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી

અત્યાર સધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને રસીની ગંભીર આડઅસર જોવા મળી નથી હૃદય મોહિનીજીનું અવસાન પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલયના મુખ્ય પ્રશાસિકા રાજયોગીની દાદી હૃદયમોહિનીજીનું ગઈકાલે મહાશિવરાત્રીના દિવસે અવસાન થયું છે

રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સદગત ના અવસાન અંગે ઉંડા શોકની લગાણી વ્યક્ત કરી છે

વેકૈંયા નાયડુએ જણાવ્યું છે કે દીદી ગુલઝાર નામના હ્લામણા નામથી ઓળખાતા હૃદય મોફીની દીદીએ તેમનું સંપૂર્ણ જીવન સમાજ સેવા આધ્યાત્મિક માર્ગદર્શન માટે સમર્પિત કર્યું હતું પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે સ્વર્ગસ્થ દીદીએ બ્રહ્મા ક્રમારી પરિવારના સકારાત્મક સંદેશાના પ્રચાર પ્રસારમાં મહત્વની ભૂમિકા ભજવી છે વિવિધ પીડાથી દુખી માનવીઓને આધ્યાત્મિક પ્રેરણા આપવાના તેમના પ્રયાસો હંમેશા યાદ રહેશે યોગ શિબિર મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ત્રિ દિવસીય યોગ શિબિરના ગઈકાલે યોજાયેલા સમાપન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાત રાજ્ય થોગ બોર્ડ ની સ્થાપના કરવામાં આવી છે જેમાં વધુને વધુ યોગ ટ્રેનરો જોડાઇને વિવિધ યોગ શિબિરો દ્વારા રાજ્યમાં અબાલવૃધ્ધોને યોગસાધનાની પ્રેરણા આપી રહ્યાં છે તેઓએ ઉમેર્યુ કે કોરાના મહામારીમાં ગુજરાત સરકાર દ્વારા યોગ કરીશું અને કોરોનાને હરાવીશુ ના સૂત્રને સ્વીકારીને કોરોના સામેની લડતમાં સફળતા હાંસલ કરી છે

જેમાં કોઈ માનવશ્રમના ઉપયોગ વિના જ દરરોજ બે લાખ લિટર અમૂલ મસ્તી મસાલા છાસનું ઉત્પાદન થઈ રહ્યુ છે આ મશીન કુલ્લી ઓટોમેટેડ હોવાથી છાસ પેકિંગ સાથે બહાર આવે ત્યાં સુધી કોઈ હ્યુમન ટયનો ઉપયોગ થતો નથી

નાના મોટા અનેક શિવમંદિરો ગઈકાલે બમ બોલેના નાદ્થી ગુંજી ઉઠ્યા

બાર જયોતિર્લિંગોમાંનું પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ગઈકાલે મહાશિવરાત્રીની ઉજવણી સાદાઈથી તેમજ પરંપરાગત રીતે યોજાઈ

કોરોના મહામારીને ધ્યાને રાખતા આ વર્ષે પરંપરાગત નિકળતી પાલખી યાત્રા મર્યાદિત સંખ્યામાં યોજાઈ હતી

જેનો ભક્તજનોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી ડાંગ જીલ્લામાં તેમજ જંગલમાં આવેલા નાના મોટા મંદિરમાં શિવરાત્રી નો પર્વ ઉજવવામાં આવ્યો શિવરાત્રીના દિવસે ડાંગ જિલ્લામાં અનેક જગ્યાએ નાના મેળાઓ ભરાતા હોય છે ત્યારે કોરોના ના કારણે ડાંગ જિલ્લા કલેક્ટર દ્વારા તમામ મેળાઓ રદ કરવામાં આવ્યા હતા જૂનાગઢ જિલ્લાની ભવનાથ તળેટીમાં કોરોનાને ધ્યાને રાખી સાર્વજનિક મેળો રદ્દ કરાયો છે જો કે જૂના અખાડાથી સાધુ સમાજની શોભાયાત્રાને પરવાનગી અપાઈ હતી નર્મદા જિલ્લાનાં કુબેર ભંડારી ખાતે મોટી સંખ્યામં શિવભક્તો દર્શનાર્થી ઉમટ્યા હતાં શિવરાત્રી પર્વ નિમિત્તે એક ભક્ત દ્વારા કુબેર દાદાની સુંદર આબેહૂબ રંગોળી કરાઈ હતી જે લોકમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી ઈ વેસ્ટ સીવિએમ યુનિવર્સિટી અને યારૂતર વિદ્યામંડળના એન એસ એસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ઇલેક્ટ્રોનિકસ અને ઇલેક્ટ્રિકલ વેસ્ટનું નિરાકરણ અને રી સાયકલીંગ થઈ શકે તે માટે એક કાર્યક્રમ યોજાઇ ગયો જેમાં ઈ વેસ્ટના નિકાલ અંગે સરકારની જુદી જુદી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી ઇલેક્ટ્રોનિક ઉપકરણો જ્યારે નકામા બને ત્યારે સર્જાતો ભંગાર એટલે ઈ વેસ્ટ તેમના અયોગ્ય રીતે થતા નિકાલ દ્વારા પર્યાવરણને અકલ્પનીય હદે નુકસાન પહોંચી રહ્યું છે